તેમ જણાવોને આ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા વૈજ્ઞાનિકોને અનુરોધ કયો છે આજે બેગ્લુરૂની ક્રષિ વિજ્ઞાન યુનિવસિટી ખાતે ભારતીય વિજ્ઞાન કોંગ્રસ સંમલનનું ઉદઘાટન કરતાં તેમણે કહયું હત કે આપણે બધા જ સ્વરૂપના કચરાંન વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન કરીને પર્યાવરણ ના રક્ષણ માટે પ્રતિબધ્ધ થવું જોઈએ

આના ભાગરૂપે જૈવિક ઈધણ અને ઈથેનોલનું ઉત્પાદન કરવાના ક્ષેત્રે સ્ટાર્ટ અપ માટે વિશાળ તકો રહેલી છે ગ્રામીણ અર્થતંત્રમાં સક્ષ્મ લઘુ અને મધ્યમ ઉધોગો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે અને આ બાબત ટેકનોલોજી સાથે સીધી સંકડાયેલી છે જળજીવન મિશનનું મહત્વ સમજાવીને પધાનમંત્રીએ કહયું કે પાણીના અસરકારક ઉપયોગને તથા તેને શૂધ્ધ ફરીને ફરીથી ઉપયોગમાં લેવાની બાબતમાં સચોટ ટેકનોલોજી વિકસાવવાની જવાબદારી વજ્ઞાનિકોની છે

આમ થવાથી મૂસાફરોને એક જ હેલ્પલાઈન નંબર યાદ રાખવો પડશે તથા તેમની મુશ્કલીઓનું ઝડપથી નિરાકરણ શકય બનશે

જિલ્લાની ભુજ ગાંધીધામ માંડવી ભચાઉ અને રાપર નગરપાલિકાઓ શિક્ષણ ઉપકર વસુલ કરે છે તે જિલ્લા પંચાયતમાં જમા થાય છે

હાલે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છ અ પછી સ્માર્ટ કલાસની કામગીરી શરૂ થશે

ધોરડો ખાતે વિવિધ દેશોનાં અને ભારતનાં વિવિધ રાજયોનાં પતંગબાજો ભાગ લેશે કચ્છના આંગરો થનારી આંતરરાષ્ટ્રીય પતંગ મફોત્સવની ઉજવણીને લીધે દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની તક પ્રાપ્ત થશે તાજેતરમાં ભુજ પ્રાંત મનીષ ગુરવાણીના અધ્યક્ષપદે ભુજ ખાતે પતંગ મહોત્સવના આયોજન અંગે મળેલી બેઠકમાં સંબંધિત વિભાગોને કામગીરીના આદેશો કરી દેવામાં આવ્યાં છે

પરત્ ઠડીની તીવ્રતા ઘટતાં લોકોએ થોડી રાહત અનુભવી છ

અમારા પ્રતિનિધિ જણાવે છ કે રણની કાંધીએ આવેલા આ ગામ નજીક તીડ ફરી વળતાં ખેડતોએ સરકારી તંત્રને જાણ કરી છે અને ખુદ પણ બચાવ કામગીરીમાં લાગો ગયા છે શતલ વૈશ્નવ મોત ભુજના ભાનુશાલો નગરમાં રહતા શ્રમજોવી પરિવારને ખોરાકી ઝેરની અસર થતાં બે બાળકો ના મોત નીપજયા હતા જયારે પર્તિ પત્નીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે મળતા સમાચારો મુજબ ગઈ રાત્રે લારી પરથી વડાપાઉં અને બટેટાન શાક લઈ ઘેર જઈ ખાધા પછી ગત મોડીરાતે આ ઘટના બનો હોવાન જાણવા મળે છે